ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ તેમાં જોડાયા હતા અને ગુજરાતમાં સંક્રમણને નાથવા માટે તાકીદે ભરાયેલા પગલાથી શ્રી મોદીને વાકેફ કર્યા હતા કોરોના વેક્સિન આપવાની ઝુંબેશ મોટાપાયે આગળ વધારવા ઉપરાંત કોરોના સામે અગમચેતી દાખવતાં પગલાં ભરવાની જરૂરિયાત ઉપર શ્રી મોદીએ આ બેઠકમાં ભાર મૂક્યો હતો ભાજપ બેઠક ગુજરાત ભાજપ તરફથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્રસિંહ યુડાસમાની નિમણૂંક કરવામાં આવી છે રજનીભાઈ પટેલ અને અમિત ઠાકર આ કામ માં શ્રી યુડાસમાની મદદ કરશે જ્યારે ધારાસભાની મોરવા હડફ બેઠકની પેટા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે પ્રદીપસિંહ જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે ભરગાવ ભદ્દ અને પરાક્રમસિંહ જાડેજા આ કામમાં તેમની મદદ કરશે તેવી સૂયના પ્રદેશ પ્રમુખ શ્રી પાટિલ તરફથી બહાર પાડવામાં આવી છે દાંડીયાત્રા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અમદાવાદથી શરૂ થયેલી દાંડી યાત્રા આજે સવારે ડી એન હાઇસ્કુલથી પ્રસ્થાન કરીને બપોરે નાપા વાંટા ગામ ખાતે પહોચી છે બપોરના ભોજન અને વિરામ બાદ તેઓ બોરસદ જશે અને ત્યાં સૂર્યમંદિર ખાતે રોકાણ કરશે રાત્રે સભા ગાંધી ચિંતન અને સાસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આવતીકાલે સવારે બોરસદથી નીકળીને દાંડીયાત્રા બપોરે રાસ ગામ ખાતે પહોયશે અને સાંજે કંકાપુરા ખાતે રાત્રી રોકાણ કરશે દાંડીયાત્રીઓ કંકાપુરાથી મહીસાગર નદી હોડી મારફત પાર કરી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરીને આગળ વધશે ગઈકાલે બોરીઆવી ગામે દાંડી યાત્રા આવી પહોંચતા ક઼ષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે દાંડી યાત્રિકોનું સ્વાગત કરી તેમની સાથે વિશ્રામ સ્થળ સુધી પગપાળા જોડાયા હતા અને સૌનું અભિવાદન ઝીલ્યું હતું દાંડી યાત્રિકો લાંભવેલ ગામે પહોંચતા ગામના સરપંચ મહેશભાઇ રાઠોડ સહિત ગ્રામજનો દ્વારા યાત્રિકોનું સૂતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રિકોએ લાંભવેલ ગામ પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પી હતી લાંભવેલ ગામે દાંડી યાત્રા આવી પહોંચતા આણંદના સાંસદ મિતેષ પટેલ દાંડી યાત્રાનું સ્વાકગત કર્યું હતું અને યાત્રિકો સાથે પગપાળા જોડાયા હતા આણંદ શહેરમાં પ્રવેશ પામેલ દાંડીયાત્રા આણંદ શહેરના જે માર્ગો પરથી પસાર થઇ તે માર્ગ પર ફુલો વરસાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદ બાગ બગીચા અમદાવાદ શહેરના તમામ બાગ બગિયાઓ કાંકરીયાલેકફ્રન્ટ પ્રાણી સંગ્રહાલય વગેરે આવતીકાલથી અન્ય હકમ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ બંધ રાખવામાં આવશે શહેરમાં કોરના મહામારીના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે આણંદ નગરપાલિકા આણંદ નગરપાલિકામાં પ્રમુખપદ માટે મહિલા બેઠક પર રૂપલબેન વનીષભાઇ પટેલ તથા ઉપપ્રમુખપદે છાયાબા કિશનસિંહ ઝાલાની પસંદગી કરાઇ છે

કારોબારી ચેરમેન તરીકે સચીન ઘનશ્યામભાઇ પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે હેતલબેન નયનકુમાર દરજી તથા દંડક તરીકે દિપેનભાઇ પટેલની પસંદગી કરાઇ છે ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ડો પલકબેન વર્માએ જ્યારે ઉપપ્રમુખ તરીકે સલીમશા દિવાને ફોર્મ ભર્યુ હતું પેટલાદ નગરપાલિકામાં પ્રમુખપદે ગીતાબેન પટેલ ઉપપ્રમુખપદે ગોવિંદભાઇ તળપદા બોરસદ પાલિકામાં આરતીબેન પટેલ અને રણજિતસિંહ પરમારખંભાતમાં કામિનીબેન ગાંધી અને વિજયસિંહ પરમાર ઉમરેઠ પાલિકામાં રમીલાબેન પટેલ તથા રમેશભાઇ તળપદા અને સોજિત્રા નગરપાલિકામાં રજનીકાંત જશભાઇ પટેલ તથા ઉપપ્રમુખપદે કલ્પનાબેન ઉમેશભાઇ મકવાણા યૂંટાઇ આવ્યા છે

તેજ રીતે જોટાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ બળદેવભાઈ સોલંકી ઉપપ્રમુખ શિલ્પાબેન પટેલ બહ્યરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ સોનલબેન પટેલ ઉપપ્રમુખ સોનબા ઝાલા વડનગર તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ મહેન્દ્રજી ઠાકોર વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ સુમિત્રાબેન ઠાકોર ચૂંટાયા છે ઉંજા તાલુકા પંચાયતમાં પ્રમુખ સીતાબેન પટેલ અને ઉપપ્રમુખ મહેશભાઈ ચૌધરી છે મહેસાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ ભોગીલાલ પટેલ અને ઉપપ્રમુખ કિરણ ચૌધરી બન્યા છે કડી તાલુકા પંચાયતમાં પ્રમુખ અજીત પટેલ અને ઉપપ્રમુખ રમેશજી ઠાકોર બન્યા છે મહેસાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકે વર્ષાબેન પટેલ ઉપપ્રમુખ કાનજી દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે કૌશિક વ્યાસની વરણી કરવામાં આવી છે ઉંજા નગરપાલિકામાં પ્રમુખ રીંન્કુબેન પટેલ ઉપપ્રમુખ અલ્પેશ પટેલ અને દંડક તરીકે મહેશ પટેલની વરણી થઈ છે વિસનગર નગરપાલિકામાં પ્રમુખ વર્ષાબેન પટેલ અને ઉપપ્રમુખ રૂપલ પટેલની વરણી કરવામાં આવી છે